પ્રાદેશિક સમાચાર અમિતા વાંઝા વાંચે છે

રાજ્ય સરકાર રાજ્યના તમામ ગામડાને પાક્કી સડકથી જોડવાનું કામ વર્ષ

નઙા ભારતીય જનતા પક્ષે સ્પષ્ટ કહ્યું છે કે નાગરિકતા કાયદાનો ઉદેશ્ય નાગરિકતા આપવાનો છે

નવા નાગરિકતા કાયદાના સમર્થનમાં કોલકતામાં ગઇકાલે એક રેલીમાં પક્ષના રાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષ જે

નડ્રાએ કહ્યું છે કે દેશમાં મુસ્લિમો સહિત તમામ લધુમતી સમુદાયોને સુરક્ષા આપવી કેન્દ્ર સરકારની જવાબદારી છે સિટીઝન એમેન્મેન્ડ એક્ટ જેના વિશે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી સુશ્રી મમતા બેનરજી અને તેમના નેતાઓ દેશમાં ભ્રમ ફેલાવવાનો પ્રયત્ન કરી રહ્યાં છે નાગરિક સંશોધન નિયમ નાગરિકતા આપે છે કોઇની નાગરિકતા લેતા નથી તેમણે મુખ્યમંત્રી સુશ્રીમમતા બેનરજીના નેતૃત્વવાળી બંગાળ સરકારની ટીકા કરતા કહ્યું છે કે આ વોટબેન્કની રાજનીતિના કારણે આનો વિરોધ થઇ રહ્યો છે

નફાએ રાજ્યના જુદા જુદા વિસ્તારમાં થયેલી હિંસક ઘટનાઓ માટે રાજ્ય સરકારને જવાબદાર ગણાવી

ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ શ્રી જીતુભાઇ વાઘાણીની ઉપસ્થિતીમાં આજે વડોદરા શહેરમાં મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી અમદાવાદ શહેરમાં નાયબ મુખ્યમંત્રી નિતિનભાઇ પટેલ મહેસાણા જીલ્લામાં નાગરિકતા સંશોધન કાયદા સમર્થન રેલીમાં ઉપસ્થિત રહીને લોકોને કાયદાની સાચી માહિતી આપશે આ ઉપરાંત વલસાડ જીલ્લામાં મંત્રી રમણભાઇ પાટકર નવસારી જીલ્લામાં મંત્રી કિશોરભાઇ કાનાણી સુરત શહેરમાં મંત્રીગણપતભાઇ વસાવા રેલીમાં ઉપસ્થિત રહેશે

જયપુર ખાતે પત્રકારો ને સંબોધતા તેમણે સવાલ કર્યો હતો કે દેખાવ પ્રદર્શન ના નામે હિંસા ફેલાવતા તત્વોનો કોંગ્રેસ કેમ વિરોધ કરતી નથી પાડોશી દેશ માં ઉત્પીડન વેઠી ભારત માં શરણ લેનાર લોકો નું દર્દ કોંગ્રેસ ના કોઈ નેતા સમજી શકતા નથી નાગરિક્ત્વ સુધારા કાયદાને રાષ્ટ્રીય નાગરિક રજિસ્ટર એટ઼લે કે એન

સી સાથે હરગિજ નહીં સાંકળવાની અપીલ કરતાં શ્રી ચૌહાણે ઉમેર્યું હતું કે આ સુધારા કાયદો કોઈને નાગરિક્ત્વ બક્ષવા માટે લવાયો છે કોઈ નું નાગરિકત્વં છીનવી લેવા માટે નહીં અશાંતિ ફેલાવવાનો આરોપ વિરોધ પક્ષ ઉપર મુક્તા તેમણે કોંગ્રેસ પ્રમુખ સોનિયા ગાંધી ને સવાલ કર્યો હતો કે આ ખરડા ઉપર સંસદમાં ચર્ચા થઈ ત્યારે કેમ તેમણે ભાગ લીધો નહોતો

નડિયાદ ખાતે વિકાસ કાર્યો ના ભૂમિપૂજન પ્રસંગે તેમણે આમ જણાવ્યુ હતું તેમણે વધુ માં કહ્યું હતું કે ગામડાઓમાં રસ્તાફ વીજળી શિક્ષણ આરોગ્યમ અને પીવાના પાણી જેવી પાયાની અને માળખાગત સુવિધાઓ મળી રહે તે માટે સરકાર કોઈ કસર છોડવા માંગતી નથી

આ પ્રસંગે શિક્ષણમંત્રી શ્રી ભુપેન્દ્રસિંહ યુડાસમાએ જણાવ્યું હતું કે આજે કેન્દ્ર અને રાજ્ય સરકાર વિદ્યાર્થીઓને મદદરુપ થવા તૈયાર છે આપણા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રમોદીએ કહ્યું કે કે આપણે એવા યુવાનો તૈયાર કરવા છે કે ભવિષ્ય તૈયાર કરે રાજ્યમંત્રી વિભારીબેન દવેએ વિદ્યાર્થીઓને જણાવ્યું હતું કે જીવનની પરીક્ષામાં વિકલ્પ નહી હોય માત્ર પ્રશ્નો હશે તેથી સહ્ પોતાનું યોગ્ય ઘડતર કરી રસ્તાઓને અનુકુળ બની જીવન પથ પર આગળ વધજો

પાસે માછીમારી કરી રહેલી પોરબંદરની બોટ રાજલક્ષ્મીમાં દરિયાનું પાણી ભરાઇ ગયું હતું અને બોટ એક તરફ નમી ગઇ હતી જેની જાણ પોરબંદર કોસ્ટગાર્ડને કરાતાં દરિયામાં પેટ્રોલિંગ કરી રહેલું જહાજ આઇ

શૂરે તાત્કાલિક દરિયામાં બોટમાં પડેલી તિરાડો સીલ કરી હતી અને તેમાં સવાર માછીમારોને બચાવી લીધા હતા બોટને કાયમી સમારકામ માટે જખૌ બંદરે લઇ જવામાં આવી છે અત્રે ઉલ્લેખનીય છે કે શનિવારે રાત્રે પોરબંદરની ફિશિંગ બોટ વિસ્મિતા અને તેમાં સવાર છ માછીમારોને પણ પોરબંદર કોસ્ટગાર્ડ બચાવી લીધા હતા

ઝાલાવાડ ફેડરેશન ઓફ ટ્રેડ એન્ડ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન કિશોરસિંહ ઝાલાએ પત્રકાર પરિષદમાં આ અંગેની માહિતી આપતાં જણાવ્યું હતું કે આ મેગા ટ્રેડ શો માં બેન્કર ઇન્વેસ્ટર સમિટ પંકજ ઉધાસ ગઝલ સંધ્યા ઝાલાવાડ હેરિટેજ ગેલેરી વગેરે ઇવેન્ટ યોજાશે

સૂર્યગ્રહણને અનુલક્ષીને સોમનાથ મંદિર તેમજ ટ્રસ્ટ હસ્તકના અન્ય દરેક મંદિરોમાં પણ પૂજાવિધિમાં ફેરફાર કરાયો છે

બહ્યરાજી મંદિરના આરતી પૂજન સહિતના કાર્યક્રમોમાં પણ સૂર્યગ્રહણના કારણે ફેરફાર હોવાનું બહ્યરાજી માતાજી મંદિર ટ્રસ્ટે જણાવ્યું છે

યાત્રાધામ દ્વારકામાં પણ ભગવાન દ્વારકાધીશના જગતમંદિરના સમયમાં ફેરફાર કરાયો છે

સી નો એક વધારાનો કોચ જોડવામાં આવશે

કમોસમી વરસાદથી ડાંગરના પાકને મોટું નુકશાન થયું છે